માલદિવ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન ઇઝ્રદીન પ્રરસ્કાર અપાશે

વેકેયાહ નાયડુએ રાજકીય અગ્રણીઓ સામેના કેસોનો ઝડપી નિકાલ કરવા અનુરોધ કર્યો છે

ત્યાર પછી ભારત અને માલદિવ વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત થશે પ્રતિનિધિસ્તરની વાતચીત પછી મહત્વની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે ત્યારબાદ બંને અગ્રણીઓ સંયુક્ત નિવેદન બહાર પાડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલેના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે પહોંચ્યા ત્યારે માલદિવના વિદેશમંત્રી અબ્દુલ્લાહ શાહીદ અને વરિષ્ઠ અધિકારીઓએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું

શ્રી મોદી માલદિવની પીપલ્સ મજલીસ તરીકે ઓળખાતી સંસદમાં આજે સંબોધન કરશે ત્યાર પછી માલદિવ દ્વારા વિદેશના મહાનુભાવોને અપાતો સર્વોચ્ચ પુરસ્કાર નિશાન ઇઝ્ઝદ્ધિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાશે માલદિવ પહોંચ્યા બાદ ટ્વિટર પર શ્રી મોદીએ જણાવ્યું છે કે તેમની મુલાકાત દર્શાવે છે કે ભારત માલદિવ સાથેના સંબંધોને મહત્વ આપે છે અને વિવિધ ક્ષેત્રમાં સહકાર વધારવા ઈચ્છે છે

પાડોશી દેશોને અગ્રતા આપવી અને શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના દિવસે થયેલા આતંકવાદી હુમલાના પીડીતો પ્રત્યે સંવેદના વ્યકત કરવી એ આ મુલાકાતનું મુખ્ય ધ્યેય છે તેમની સાથે રાષ્ટ્રીય સલામતિ સલાહકાર અજીત દોવલ અને વિદેશ સચિવ વિજય ગોખલે શ્રીલંકા જશે પ્રધાનમંત્રી આંતકવાદીઓએ ઈસ્ટરના દિવસે કરેલા હુમલા પૈકી કોઇ એક સ્થળની મુલાકાત લે તેવી સંભાવના છે તેવી જ રીતે તેઓ શ્રીલંકામાં રહેતા ભારતીયોને પણ મળશે શ્રીલંકાના નેતાઓ સાથેની વાતચીતમાં હિંદ મહાસાગર ક્ષેત્રે સહકાર વધારવો તેમજ બંને દેશો વચ્ચેના આર્થિક સહિતના સંબંધો વ્ધુ મજબૂત બનાવવાની બાબત કેન્દ્રમાં રહેશે

વેંકૈયાહ નાયડ઼એ રાજકીય આગેવાનો સામેના પક્ષ પલટા ચૂંટણી અંગે અને ફોજદારી પડતર કેસોનો ઝડપી નિકાલ કરવાનો અનુરોધ કર્યો છે આજે હેદરાબાદમાં એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે આવા કેસોમાં વિલંબ થશે તો તે દેશ હિતમાં નહીં હોય તેથી જ વડી અદાલતે આવા કેસોનો નિકાલ કરવા ખાસ બેંચની રચના કરવી જોઇએ તેમણે કહ્યું કે વ્યવસ્થાપનની શ્રેષ્ઠ નીતીઓ અને કુશળતા માત્ર ખાનગી ક્ષેત્ર પૂરતી મર્યાદિત હોવી જોઇએ નહીં અને તે જાહેર ક્ષેત્રના એકમોમાં પણ અપનાવવી જોઈએ ઉપરાષ્ટ્રપતિએ ભારતના અર્થતંત્રને ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવીને સર્વપ્રાહી વિકાસ માટે વધુ આર્થિક સુધારાઓ પર ભાર મૂક્યો હતો

એનપીપીના વડા સી

સંગમાએ જણાવ્યું છે કે એનપીપી પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે મળેલો દરજ્જો એ ઇશાન ભારતના લોકોની મોટી સિદ્ધિ છે મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડી ડી લાપાંગે જણાવ્યું છે કે આ બેઠકના લીધે એનપીપી પક્ષના વિકાસનો નવો અધ્યાય શરૂ થશે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવનાર એનપીપી ઈશાન ભારતનો પ્રથમ રાજકીયપક્ષ છે

આ બેઠકમાં વૈશ્વિક વિકાસની ગતિ મંદ પડી છે ત્યારે મોટી કંપનીઓ વ્ધુ વેરો આપીને અર્થતંત્રોને મદદરૂપ થાય તે માટે વેરા વ્યવસ્થાની પુનઃરચના કરવા અંગે વિકસિત દેશોના નાણામંત્રીઓ ચર્ચા વિચારણા કરી રહ્યા છે તેમણે બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપનીઓ માટે ડીજીટલ વેરાની રચના કરવાનું સૂચન કર્યું છે ટેકનોલોજીના કારણે વેપાર ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે તેથી નીતીઓને આધુનિક બનાવવી અને કરચોરી ડામવી એ આ ચર્ચાનું મુખ્ય ધ્યેય છે જાપાનના નાણામંત્રી તારો આસોએ બેઠકમાં જણાવ્યું હતું કે ચર્ચા વિચારણાના અંતે મોટો સુધારો થાય તેવી સંભાવના છે બેઠક પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં અમેરિકાના નાણામંત્રી સ્ટીવાન મ્નુચીને જણાવ્યું હતું કે ચીન સાથે વેપારક્ષેત્ર અંગે વાતચીત કરવા અમેરિકાનું મન ખુલ્લું છે જો કે તેમણે એમ પણ કહ્યું કે જો સમજૂતી સધાશે નહીં તો અમેરિકા વધુ વેરા લાદી શકે છે

હવામાન વિભાગના પદનામીત મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું છે કે ચોમાસાના આરંભ સાથે જ કેરળના વિવિધ સ્થળોએ સારો વરસાદ શરૂ થયો છે

એસ જગન મોહન રેડ્ડીએ તેમના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કર્યું છે

એસ એલ

એસ સી વેંકટ અપ્પલ નાયડુએ વિધાનસભાના હંગામી અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા નવા મંત્રીમંડળમાં અલગ અલગ સમુદાયના પાંચ નાયબ મુખ્યમંત્રીઓ પણ રહેશે

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટર પર આપેલી વિગત મુજબ રાજયપાલ વજુભાઇ વાળા બુધવારે સવારે નવા મંત્રીઓને હોદ્દો અને ગુપ્તાના શપથ લેવડાવશે ઉલ્લેખનીય છે કે હાલ મંત્રીમંડળમાં કોંગ્રેસના કવોટા પૈકી એક અને જેડીએસના કવોટાના બે ધારાસભ્યો માટે મંત્રીમંડળમાં જગ્યા છે

આ કાઉન્સીલરો અગાઉ ગોરખા જનમ્મક્તિ મોરચા સાથે સંકળાયેલા હતા

શ્રી રોયે જણાવ્યું કે આ કાઉન્સીલરો ભાજપમાં જોડાતા દાર્જીલિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની બહુમતિ થઇ છે

બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા ફીલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો ઇંગ્લેન્ડે જે

સી

એમ